રાષ્ટ્રપતિએ કહ્યું કે કોવિડનાં સમયગાળામાં દેશનાં અર્થતંત્રને થયેલી અસરમાંથી ભારતીય અર્થતંત્ર બહાર આવી રહ્યું છે આવા મુશ્કેલ સમયમાં પણ ભારત વૈશ્વિકસ્તરેથી મૂડીરોકાણ આકર્ષવામાં સફળ થયો છે તેમણે કહ્યું કે સરકારે ગરીબોનાં હિતમાં દોઢ કરોડથી વધુ વીજજોડાણો મફત આપ્યા છે ઘરમાં કામ કરવાવાળા શ્રમિકો ગરીબોને પેંન્શન આપવા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના લાગુ કરી છે રાષ્ટ્રપતિ એ નાગરીકોનાં હિતમાં શરૂ કરાયેલી ઉજ્જવલા યોજના સહિત વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી

રાષ્ટ્રપતિએ બધા જ દેશવાસીઓને સાથે મળીને આગળ વધવા તથા કર્તવ્યપાલન કરીને રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવા કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો

દેશનાં અત્યારસુધીનાં ઈતિહાસમાં પેપરલેસ અંદાજપત્ર અર્થાત ડિજીટલ સ્વરૂપે રજૂ થનારું આ પ્રથમ અંદાજપત્ર છે કોવિડની પરિસ્થિતી ધ્યાનમાં લઈને રાજ્યસભામાં સવારનાં નવથી બપોરનાં બે સુધી જ્યારે લોકસભામાં બપોરનાં ચારથી રાતનાં નવ સુધી કામકાજ હાથ ધરાશે

લોકસભાની કાર્યવાહી સરળતાથી યોજાય તે માટે બધા જ રાજકીય પક્ષોની અગ્રણીઓની બેઠક સરકારે આજે બોલાવી છે એવી જ રીતે રાજ્યસભા સભાપતિ વેંકૈયા નાયડુએ રાજ્યસભા બધા જ પક્ષીનાં પ્રતિનિધીઓની બેઠક રવિવારે બોલાવી છે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

ઉપરાંત જરૂરીયાત મુજબ પસંદ કરાયેલા માર્ગો ઉપર સક્ષમ અધિકારીઓ દ્વારા ઉદ્દયનોને પરવાનગી આપી શકશે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

વિદેશમંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતુ કે આ દેશોએ કરેલી વિનંતીનાં આધારે કોવિડની રસી તેમને અપાઈ છે તેમણે કહ્યું કે ટુંક સમયમાં ભારત ઓમાનને કોવિડની રસીનાં એક લાખ ડોઝ નીકારાગ્વાને બે લાખ પ્રશાંત મહાસાગર ટાપુ દેશોને બે લાખ તથા કેરીકોમ દેશોને પાંચ લાખ ડોઝ મોકલશે

બીટિંગ ધ રીટ્રીટ ચાર દિવસીય પ્રજાસત્તાક દિનની ઉજવણીની પુર્ણાહ્તીનો સમારોહ બીટિંગ ધ રીટ્રીટ આજે નવી દિલ્ફીના ઐતિહાસિક વિજય યોકમાં યોજાશે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ વર્ષે ભારતીય ધૂન સમારોહનું મુખ્ય આકર્ષણ રહેશે

શરૂઆત મેસ્ડ બેન્ડ દ્વારા થશે અને તેમાં સ્વર્ણિમ વિજય થીમ હશે

આ પછી પાઇપ્સ અને ડ્રમ્સ બેન્ડ સીએપીએફ બેન્ડ્ એરફોર્સ બેન્ડ નેવલ બેન્ડ આર્મી મિલ બેન્ડ કૃતિઓ રજુ કરશે આ કાર્યક્રમમાં અંતે સારે જહાં સે અચ્છાની લોકપ્રિય ધૂન દ્વારા સમાપન થશે

બેંગલુરૂમાં ગઈકાલે યોજાયેલી ટેકનીકલ મસલતી સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો